વિદશ મંત્રાલયના પ્રવકતા રવિશકુમારૂ ટ્રમ્પના પ્રવાસ દરમ્યાન કયા કયા મુદે વાટાઘાટો થશ તની વિગતો આપતા જણાવ્ય હતું કે રણનીતિ સંબંધોને પ્રગાઢ બનાવવા શકિત સંરક્ષણ રણનીતિ સંબંધોને પ્રગાઢ બનાવવા શકિત સંરક્ષણ આતંકવાદ વિરોધી લડાઈ વ્યાપાર ઉર્જા તેમજ બન્ને દેશોના લોકો વચ્ચેનો સંપર્ક અને અન્ય દિત્પક્ષી મુદાઓ પર વિસ્તારથી વાટાઘાટો કરવામાં આવશે

નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં વિદેશમંત્રાલયના પ્રવકતા રવીશકુમારે જણાવ્યું કે કોરોના વાયરસ સામે ચીનના સંઘર્ષને આ રીતે પ્રતિકરૂપે ટેકો જાહેર કયો છે આ વિમાન વળતાં ભારતીયોનુ લેતં આવશે અન જો અવકાશ હશે તો અન્ય દેશોના મુસાફરોને પણ આવરી લેવાશે તેમણે કહયું કે જાપાનના દરિયાકાંઠે લાંગરેલા જહાજ ડાયમંડ પ્રિન્સેસમાં કોવિડ અસરગ્રસ્ત આઠ ભારતીય પણ છે તેમને સારવાર અપાઈ રહી છ

જે માં ધાર્મિક આધ્યાત્મિક અને સાંસ્કતિક કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ રચાય તેવી વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દવારા કરવામાં આવી છે

જેથી શિવ ભકતોની મેદની સહેલાઈથી દર્શનનો લ્હાવો લઈ શક સમગ કચ્છમાં પણ શીવરાત્રોના મહાપર્વની આજ આનંદ અને ભકિતભાવ પર્વકે ઉજવણી કરવામાં આવશે ભુજ તેમજ અંજાર ગાંધોધામ મુન્દ્રા માંડવી ખાત શિવ આરાધના માટે શીવભકતો દવારા દૈવી વેશભષામાં રવાડી કાઢવામાં આવશે

ધ્રંગ ખાતે મકરણદાદાના તીર્થ ખાતે મોટો મેળો આયોજીત કરવામાં આવેલ છે

ભુજની સહજીવન સંસ્થા ગાંધીનગરના પશુપાલન વિભાગ તેમજ સાણંદ કૃષિયુનિર્વસીટીના પ્રયાસોને સફળતા મળી છે કચ્છમાં કચ્છી ગધેડાની વસ્તી આશરે ત્રણ હજારથી ચાર હજાર જેટલી છે તાજેતરમાં નવી દિલ્હી ખાતે ભારત સરકારની બ્રીડ રજીસ્ટ્રેશન કમીટીની બેઠકમાં કચ્છી ગધેડાની માન્યતાને મંજૂરી અપાઈ છે

હવામાન ખાતાએ બહાર પાડેલી યાદી પ્રમાણે આખા રાજયમાં રાતનું તાપમાન પણ ઘટતું જાય છે એટલે ઉતરોતર ગરમી વધતી જવાની શકયતા છે આમ પણ પરંપરાગત લોક જ્ઞાન પ્રમાણ મહાશિવરાત્રીથી શિયાળો પૂરો થાય છે અને ઠડી વિદાય લે છે જે વાત હવામાન ખાતાની આગાહીમાં પણ દખાય છે સાગરખેડુ માટે કોઈ ચેતવણી બહાર પાડવામાં આવી નથી

કોલેજમાં અભ્યાસ કરતા એનસીસી ના સિનિયર કેડેટ કમલેશ ગઢવીને એનસીસી ઓફીસર ડો મહશ બારડના માર્ગદર્શન હેઠળ એસએસબીના કેમ્પ માટે અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા હતો તે કેમ્પમાંથી દર વર્ષે આખા ગજરાતમાંથી ત્રણ ત્રણ કેડેટની પસંદગી કરવામાં આવે છે અને તેમને ડીજી એનસીસી દિલ્હી ખાતે ટ્રનીંગ આપવામાં આવે છે

જેમાં આ વખતે કમલેશ ગઢવીનું સિલેકશન ટોપ ત્રણ કેડેટમાં થયો કચ્છના એનસીસી વિભાગમાં પ્રથમ વખત એક કેડેટને આ સિધ્ધી પ્રાપ્ત થઈ જેના કારણે બીજા કેડેટને પણ તેમાંથી પ્રેરણા મળો